વંદે ભારત મિશન અંતર્ગત સિંગાપુરમાં ફસાથેલા ભારતીયોને લઇને આવનારી પ્રથમ ફલાઇ આ રવિવારે અમદાવાદ આવશે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે કે આવતીકાલથી અમદાવાદ શહેરમાં ખાસ સેને ાઇઝ અભિયાન શરૂ કરાશે

રેલવે મંત્રાલય ધ્વારા પહેલી મે થી શરૂ કરવામાં આવેલી શ્રમિક દ્રેન ધ્વારા જુદા જુદા રાજયોના ફસાયેલા આશરે બે લાખ શ્રમિકોને પરત મોકલવામાં આવ્યા છે

ખાસ શ્રમિક દ્રેન શરૂ થવાથી ગુજરાતથી સોથી વધુ પરપ્રાતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે જેના બાદ કેરળનું સ્થાન બીજા ક્રમે છે

આકાશવાણી સાથેની વાતચીતમાં પ્રવાસી ગુજરાતી પ્રકોષ્ટના નિયામક પી

વિમાની મથકે તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે

એક ફજારથી વધુ લોકોને આગામી અઠવાડીયામાં સિંગાપોર ફીલીપાઇન્સ અમેરીકા બ્રિટન અને કુવૈતથી ભારત પાછા લાવવામાં આવશે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ છે

એકનું મોત નિપજયું છે

વડોદરામાં વધતા જતા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી શ્રી પંકજક્રમાર વડોદરાની મુલાકાતે ગથા હતા સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી વડોદરાની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતાં પંકજ કુમારે શહેર જિલ્લા તંત્ર દ્વારા કોવિડને લઈને અસરકારક કામગીરી થઈ રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો

સતત વ્યસનની આદત હોવાના કારણે વ્યસન પર એકદમ નિયંત્રણ આવતાં તેમના સ્વભાવ પર પણ અસર પડી છે

આ અંગે વધુ માહિતી આપે છે

મેડિકલ ઈમરજન્સી મૃત્યુ તેમજ અન્ય કારણોસર આ પ્રકારની પરવાનગીઓ રાજકોટથી જવા માટે અથવા જઈને પરત આવવા માટે આપવામાં આવતી હતી પરંતુ હાલના સંજોગોને લક્ષ્યમાં રાખી રાજકોટથી અમદાવાદ જવા માટેની પરવાનગી આપવાનું મોકૂફ રાખવામાં આવેલ છે એમ્બ્યુલન્સ મારફત જતા દર્દીઓ અથવા માલસામાનની હેરફેર કરતા વાહનોને પરિવહનમાં કોઈ બાધ આવશે નહીં કલેકટર સુશ્રી રેમ્યા મોહને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બહારના જિલ્લા કે રાજ્યમાંથી આવનારા લોકો વધ્યા છે આથી ફેલાવો ના થાય તે માટે રાજકોટ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને કેટલીક કાર્યવાહી ફરજિયાત તાકીદ કરી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવનારા લોકો જે ઘરે રોકાય તે ઘરના તમામ સભ્યો હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે અમરેલી ચેકપોસ્ટ સુરતમાં ફસાચેલા અમરેલી જીલ્લાના વતનીઓ ધીમે ધીમે વતનમાં પહોંચવા લાગ્યા છે તંત્રની મંજૂરી બાદ આજે પ્રથમ દિવસે આ તમામ લોકો જો યાવંડ ચેક પોસ્ટ પરથી જીલ્લામાં પ્રવેશ અપાયો હતો

તમામ લોકોને આરોગ્ય ચકાસણી કરી કવોરેન્ટાઇન ફેસેલીટીમાં ખસેડી દેવાથા છે સુરતથી અમરેલી આવવા માટે ખાનગી બસો ઉપરાંત એસ

બસો દોડાવવામાં આવી રહી છે આ ઉપરાંત લોકો પોતાના વાહનોને પણ પરવાનગી આપવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટૂકડીઓ દ્વારા જેમ જેમ મુસાફરો આવી રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે